પ્રાદેશિક સમાચાર મિત્તલ પટેલ વાંચે છે

આ પ્રસંગે રાજયપાલશ્રીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચે સામાજિક સાંસ્કૃતિક અને ભૌગોલિક વિવિધતા ધરાવતા દેશમાં સ્વતંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ યૂંટણીઓ યોજીને સફળતા હાંસલ કરી છે તેમણે કહ્યું કે કોરોના મહામારીના કપરા સમયમાં પણ યૂંટણી પંચે નિર્ધારિત સમય પર યોગ્ય નિર્ણયો લઈને દેશભરમાં યૂંટણીનું સફળતાપૂર્વક આયોજન કરી બતાવ્યું છે

મુરલીકિશ્નને આ પ્રસંગે શ્રેષ્ઠ લોકતંત્રની સ્થાપના માટે તમામ નાગરિકોને મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો આ તકે ગત વર્ષમાં રાજ્યમાં મતદાન જાગૃતિ ચૂંટણી કાર્યમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓના નામની જાહેરાત કરવામાં આવી રાજ્યપાલશ્રીએ સ્વતંત્ર નિષ્પક્ષ અને શાંતિપૂર્ણ મતદાન માટે ઉપસ્થિત મતદાતાઓને શપથ પણ લેવડાવ્યા હતા

તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે મુખ્ય જિલ્લા ન્યાયધીશ એસ

જેમાં રાજ્યના બે બાળકોનો સમાવેશ થાય છે

આ પુરસ્કાર વિજેતાઓમાં રાજકોટનો મંત્ર સૌથી નાની ઉંમરનો બાળક છે મંત્રએ આ સિદ્ધિ અંગે વાત કરતાં તેની માતાએ જણાવ્યું હતું કે આજે પ્રધાનમંત્રીએ મંત્ર સાથે વાતયીત કરી અને તેને ગુજરાત આવ્યા બાદ મળવાનું આશ્વાસન આપ્યું જેનાથી તેને બહુ જ પ્રેરણા મળી છે

રાજ્ય કક્ષાનો મુખ્ય સમારોહ દાહોદના નવજીવન કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં રાજયપાલ આયાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં ઘ્વજવંદન કરાશે આ પ્રસંગે રાજયપાલશ્રી પોલીસ પરેડનું નિરીક્ષણ કરી સલામી લેશે ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ પુરસ્કાર અને ટ્રોફી વિતરણ કરાશે

વડોદરા શહેરમાં રેલવે પોલીસ પરેડ મેદાન ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ધ્વજ વંદન કરાવશે રાજકોટમાં ચૌધરી હાઇસ્કુલ મેદાન ખાતે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાશે જેમાં શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા દ્વારા ધ્વજ ફરકાવવામાં આવશે

નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસના પૂરક બળ તરીકે ફરજ બજાવતા હોમગાર્ડની સેવાઓ જેવી કે વ્યક્તિગત હિંમત શૌર્ય અને લાંબી વિશિષ્ટ સેવા બદલ પ્રતિ વર્ષ એવોર્ડ આપવામાં આવે છે

રાષ્ટ્રપતિ સંબોધન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આજે સાંજે રાષ્ટ્રજોગ સંબોધન કરશે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

જેમાં જામનગરના તમામ તાલુકાના સરપંચો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને પોતાના ગામના પડતર પ્રશ્નના ઉકેલ માટે ચર્ચા કરી હતી